પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે મહાસમંદ ખાતે જાહેરસભામાં સંબોધન કરશે

જયદીપ વૈશ્નવ સંકલન બેઠક ભુજમાં યોજાયેલી સંકલનની બેઠકમાં પક્ષીઓને વીજશોકથી બચાવવા માટે પીજીવીસીએલ ગેટકો અને વનતંત્ર સહિતના વીભાગોને સાંકળી લેતી એક ટીમ બનાવવાના કલેકટર રેમ્યા મોહને નિર્દેશ આપ્યા હતા તેમણે ભુજોડી ફાટક પાસે સર્જાતી ટ્રાફીકજામની સમસ્યાનું કાયમી નીરાકરણ લાવવા માટે રાઉન્ડ ધી કલોક પોલીસ પેટ્રોલીંગ જારી રાખવા જણાવ્યું હતું ભુજના ધારાસભ્ય નિમાબેને સ્થળાંતરીત થતા પશુપાલકોને બીજા જિલ્લામાં ઘાસકાર્ડ આપવા રજૂઆત કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઢોરવાડા શરૂ કરવા ખનીજ ધરાવતા ડુંગર નજીક પવનચક્કીની મંજુરી ન આપવા માગ કરી હતી

જેમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ઢોરવાડા શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી આ બેઠકમાં ઘાસચારાનું મહતમ વાવેતર કરવા તેમજ નિઃશુલ્ક બિયારણ કીટ મોટી સંખ્યામાં આપવા તાકીદ કરાઇ હતી

જિલ્લાની ગૌશાળા પાંજરાપોળને સબસીડીનું નિયમીત ચુકવણું કરવા ત્રંબો આસપાસની કેનાલમાં નર્મદાનું પાણી અવરોધ વિના મળતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતના મુદા ચર્ચાયા હતા

લોકોને પાણીનો પૂરતો પુરવઠો મળી રહે તે હેતુથી ધારાસભ્યે પાણી પુરવઠા કચેરીની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરી હતી બાદમાં પ્રાંત અધિકારી મામલતદાર કચેરી માર્ગ અને મકાન વિભાગ પી જી વી સી એલ તેમજ અન્ય કચેરીઓની મુલાકાત લઈ પ્રજાલક્ષી પ્રશ્રોની ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી